પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ પેકેજ અંતર્ગત આ ત્રીજો ફપ્તો છે

મુખ્યમંત્રીશ્રી સમક્ષ રાજ્યના ગુડ્ઝ કેરેજદ્રાન્સપોર્ટ ઓનર્સ દ્વારા લૉકડાઉનની સ્થિતિમાં વાહન યાતાયાત પરના નિયંત્રણના કારણે તેમને આવો મોટર વ્હિક્લસ ટેક્સ ભરવામાંથી રાહત આપવાની રજૂઆત મળી હતી મુખ્યમંત્રીશ્રીએ આ રજૂઆતનો ત્વરીત સાનુફૂળ પ્રતિસાદ આપતા આવા ગુ ડ્ઝ કેરેજ માટે બે મહિનાનો મોટર વ્હિકલ ટેક્સ રાજ્ય સરકાર લેશે નહિ તેવી જાહેરાત કરી છે

આવા સંજોગોમાં ભવિષ્યમાં આવા બેંક લુંટ કે અન્ય કોઇ બનાવો ન બને અને બને તો તે અંગે આવેલ તમામ ઇસમોની હરકત જાણી શકાય માટે જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી પ્રવીણા ડી

ભારે અવાજ સાથે પસાર થયેલા આ તીડના કારણે આસપાસના ગામોના લોકો સર્તક થઈ ગયા હતા